ભુજ માંડવી ભચાઉ અને ગાંધીધામ તાલુકામાં હજી મેઘરાજાની પધરામણી થઈ નથી જોકે અપરએર સાયકલોનની સ્થિતિ સર્જાતા વરસાદની આશા વર્તાઈ છે ચંદ્રવદન પટ્ટણી કચ્છી નવા વર્ષની તૈયારી આગામી શનિવારે રાજય સ્તરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સાથે કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છી પ્રજા તેના નૂતન વર્ષ ઉજવવા તત્પર બની છે રાજ્યસ્તરે અમદાવાદ અને અન્ય સ્થળોએ રથયાત્રા પર્વ શાંતિથી પસાર થાય તે માટે વ્યાપક પ્રબંધ કરાયો છે બીજી બાજુ કચ્છી નવા વરસની ઉજવણી આ વખતે દેશના સિમાડા વાટવી અમેરિકામાં ઉજવવાની તૈયારી ચાલી રહી છે

પ્રથમ જ વખત કચ્છીઓ દ્વારા કચ્છની કલા અને સંસ્કૃતિ ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે તે સાથે કચ્છી ભોજન અને મિષ્ટાનનો આસ્વાદ માણી શકાશે ચંદ્રવદન પટ્ટણી સુપ્રીમ કોર્ટની રાહત ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા અહેમદ પટેલ વિરૂધ્ધની ગુજરાતની વડી અદાલતમાં થયેલી રીટ અરજી પર આગળ કાર્યવાહી કરવા પર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી કરનારા બળવંતસિંહ રાજપુતે આ ચૂંટણી સામે ગુજરાતની વડી અદાલતમાં પીટીશન દાખલ કરી હતી

આ કાર્યક્રમ દરમિયાન બાળકોમાં હૃદયરોગનું ઉંચુ પ્રમાણ જણાયું હતું

ચંદ્રવદન પટ્ટણી ઘોરાડ અંગે ચિંતન બેઠક કચ્છ અને રાજસ્થાનમાં અલભ્ય રીતે જોવા મળતા ઘોરાડ પક્ષીના અસ્તિત્વને ટકાવવા માટે ગઈકાલે ભુજ ખાતે ચિંતન શીબિર યોજાઈ હતી પ્રથમ જ વાર આ પ્રકારની શિબિરમાં વનવિભાગ તથા પક્ષીપ્રેમીઓએ એકમંચ પર એકઠા થઈ ધોરાડને બચાવવા ચિંતન કર્યું હતું

અવસાન છેલ્લા લગભગ એક દાયકાથી પ્રસારીત થતી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોકટર હંસરાજહાથીની ભૂમિકા ભજવતા કલાકારનું આજે મુંબઈ ખાતે અવસાન થયું છે

હંસરાજ હાથીનું મુળ નામ કવિકુમાર આઝાદ હતું આ સિરીયમાં તેમણે પોતાના પાત્ર દ્વારા સારી લોકપ્રિયતા મેળવી હતી

તેમણે મેલા અને ફન્ટુશ જેવી હિન્દી ફિલ્મોમાં નાનકડી ભૂમિકા ભજવી હતી ચંદ્રવદન પટ્ટણી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમીની શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક આપવાની યોજનામાં ગુજરાતી સંસ્ક્રત હિન્દી સિંધી ઉર્દ્ર અને કચ્છી ભાષાના વિવિધ સાહિત્ય સ્વરૂપોના મૌલિક પ્રસ્તકો મંગાવવામાં આવ્યા છે

બન્ની પચ્છમ વિસ્તારના મિસરીયાળો ગામેથી જબાર હાલેપોત્રાએ આ વિસ્તારમાં ઘાસ અને પાણીની વ્યવસ્થા કરવા માગણી કરી છે તેમણે સેવાભાવી સંસ્થા દ્વારા ઘાસચારો પુરો પાડવા જણાવ્યું છે